પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ આજે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી વારાણસીમાં છ

બિહાર વિધાનસભાની યૂંટણી ની અને ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકોની આવતીકાલે હાથ ધરાનાર મત ગણતરીની તમામ તૈયારીઓ ચૂંટણીપંચે પૂર્ણ કરી છે કર્મચારી રાજ્ય વીમા નિગમે અટલ બિમીત વ્યક્તિ કલ્યાણ યોજના હેઠળ ઓનલાઈન માધ્યમથી દાવો કરવા દેવાનો નિર્ણય કર્યો છે

પ્રધાનમંત્રીએ આ પ્રસંગે બાસ્કેટબોલ ખેલાડી પ્રશાંતસિંહનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે કાશીના લોકોમાં પડકારોને તકોમાં ફેરવવાની અનોખી આવડત છે

પ્રધાનમંત્રી સાથેની વાતચીતમાં વારાણસીના એક વેપારી બિપિનકુમાર અગ્રવાલે ઔદ્યોગિકક્ષેત્રમાં માળખાગત વિકાસ માટે પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો શ્રી મોદીએ લોકોને પોતાની આસપાસ સ્વચ્છતા રાખવા તેમજ ઔદ્યોગિત ક્ષેત્રોના શ્રમિકોને વધુ સારી સુવિધા ઉપલબ્ધ કરવવા જણાવ્યું હતું

એ સી પોલીસ જવાનો માટે બરાક અને પ્રવાસન સ્થળોના વિકાસ સહિત અન્ય યોજનાઓનો સમાવેશ થાય છે આ પ્રસંગે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ પરિયોજનાઓને કાશીના લોકો માટે દિવાળીના ઉપહાર સમાન ગણાવ્યું

વિડયો લીંકના માધ્યમથી આ કાર્યક્રમમાં લગભગ દોઢ ફજાર વધુ લોકોએ ભાગ લીધો છે આ કાર્યક્રમ નિહાળવા વારાણસીમાં છ જગ્યાએ વિશાળ સ્ક્રિન અને પાંચ એલઈડી મોબાઈલ વાન ઉભી રાખવામાં આવી છે બિહાર મતગણતરી બિહાર વિધાનસભાની ચૂંટણીની આવતીકાલે હાથ ધરાનારી મતગણતરી માટે વ્યાપક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે

યોગ્ય અંતરની જાળવણી હેતુથી મતગણતરી કેન્દ્રોમાં મર્યાદીત સ્વરૂપમાં કાઉન્ટીંગ ટેબલ રખા શે બધા જ મતગણતરી કેન્દ્રો ઉપર અર્ધલશ્કરી દળના જવાનો ગોઠવવામાં આવ્યા છે પેટા ચૂંટણી મતગણતરી રાજ્ય વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકોની આવતીકાલે હાથ ધરાનાર મત ગણતરીની તમામ તૈયારીઓ ચૂંટણીપંચે પૂર્ણ કરી છે રાજ્યની અબડાસામોરબી ગઢડા ધારી લીંબડી કરજણ ડાંગ અને કપરાડા વિધાનસભા બેઠકોની ત્રીજી નવેમ્બરે યૂંટણી યોજાઇ હતી

મતગણતરી માટે ભારતના ચૂંટણી પંચની મત ગણતરી અંગેની સુચનાઓ ધ્યાનમાં રાખીને તૈયારીઓ કરાઈ છે સયોટ નિરિક્ષણ અને મોનિટરિંગ માટે પ્રત્યેક ટેબલ ઉપર એક માઇક્રી ઓબ્ઝર્વર્ એક સુપરવાઇઝર અને એક મદદનીશ કાર્ય કરશે મતગણતરી દરમિયાન સ્ટાફ માટે ફેસ શિલ્ડ માસ્ક સેનિટાઇઝેશન સહિતની તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે

સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ અગાઉની એફિડેવીટ ફોર્મ મારફતે દાવો રજૂ કરવામાં યોજનાના લાભાર્થીઓને મુશ્કેલી પડતી હોવાનું જણાતા ઓનલાઈન પદ્વતીનો વિકલ્પ અપાયો છે ઓનલાઈન દાવો રજુ કરનારે જરૂરી દસ્તાવેજોની સ્કેન કરેલી કોપીઓ અપલોડ કરવાની રહેશે જો ઓનલાઈન દાવા વખતે સ્કેન કરેલા દસ્તાવેજો જમા કરાયા ન હોય તો તેમની પ્રિન્ટઆઉટ ઉપર હસ્તાક્ષર કરીને તે જમા કરાવી શકાશે

અમદાવાદ જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતીની બેઠકને વીડિયો માધ્યમથી સંબોધતા શ્રી શાહે જિલ્લા વહિવટીતંત્રને ખેતીમાં પાકમાં ફેરફાર કરવા અંગે વૈજ્ઞાનિક પદ્ધતિથી માર્ગદર્શન આપવા અનુરોધ કર્યો હતો

જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેએ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા લોકોના જીવન ધોરણમાં સુધારો લાવવા હાથ ધરાયેલા કામોની વિગતો આપી હતી

રેલવેમંત્રી પિયુષ ગોયલે જણાવ્યું છે કે કોવિડના લીધે સાવચેતીના અને સલામતીના નિયમો સાથે શરૂ થનારી આ ઉપનગરી રેલ સેવાના લીધે મુસાફરો સરળતાથી મુસાફરી કરી શકશે રેલવે મંત્રાલયે પશ્ચિમ બંગાળ સરકાર સાથે મંત્રણા કર્યા બાદ આ નિર્ણય લીધો છે

હર્ષવર્ધને કહ્યું કે ભારતમાં વિજ્ઞાન ટેક્નોલોજી અને નવ કલ્પનાની મદદથી ઝડપી વિકાસ સાધવામાં ભારત તેમના જ્ઞાનનો લાભ મેળવશે કેન્દ્રિય મંત્રીએ નીતિ વિષયક બાબતો આ રીતે કરેલો પ્રથમ સંવાદ છે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

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

આવતીકાલે રમાનારી આઈપીએલની ફાઈનલમાં મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્ફી કેપીટલ્સ વચ્ચે મુકાબલો થશે